પરંપરાગત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી ચાલી રહી છે ઘરો જાહેર ઇમારતો ધંધા વેપારના સ્થળો મંદિરો વગેરેને આકર્ષક રીતે રંગલેરંગી રોશનીથી સજાવ્યા છે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની મંદિરોમાં દર્શન માટે ભીડ જોવા મળી હતી

તેમણે જજ્ઞાવ્યું કે ભારતના સવાસો કરોડ લોકોનાં સપનાંને અને ભવિષ્યને સલામતી પૂરી પાડે છે તેમજ્ઞે ઉમેર્યુ કે દિવાળીએ પ્રકાશનો તહેવાર છે જે સુખાકારી પ્રદાન કરે છે અને ભયનો નાશ કરે છે તેમણે કહ્યું કે જવાનો તેમની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શિસ્ત થકી લોકોમાં સલામતી અને નિર્ભયતાની ભાવના ઊભી કરવામાં મદદ કરે છે

તેઓ આજે સવારે સૂઇ ગામ પહોંચીને નડાબેટ ગયા હતા મુખ્યમંત્રી ઝીરોપોઇન્ટ સરહદ ઉપર જઇને જવાનોને મળ્યા હતા અને જવાનોને મીઠાઇ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું

મંત્રી નીતિન પટેલે જજ્ઞાવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાથી દાઝી જતા નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે ખાસ ધ્યાાન કેન્દ્રીત કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે સમાન કામ સમાન વેતન અને મહેનતાણા માટે મળેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

જિલ્લા આરોગ્ય નિયંત્રણ અધિકારી ડો

જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે

જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને રવિ સિઝનમાં કેનાલમાંથી પાણી મળી રહે તે માટે પચાસ ટકાથી વધુ ખેડૂતોએ માંગણી કરી હતી તેઓને ચાર પાણ સુધીની જરૂરિયાત સંતોસાય તે મુજબ વારાફરતી પાણી અપાશે